ગગનશક્તિ નામથી યોજાનારી આ ક્વાયત દરમિયાન સૈનિકોની ઝડપી હેરફેર આકાશમાં જ વિવિધ ઉપાયો ભારતીય નૌકાદળ સાથે દરિયાઈ જહાજ માટેની સહાય ભૂમિદળના સહકારમાં દુશ્મનોની ભૂમિ પર ફસાયેલા સૈનિકોને શોધી કાઢીને બચાવવાની કામગીરી જેવી લશ્કરી ક્વાયતો હાથ ધરાશે

ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે ખેડૂતો ફળપાક શાકભાજી પાક ફુલ પાક સુગંધિત અને ઔષધિય પાક ઓઈલપામ બાગાયતી યાંત્રિકરણ તાડપત્રી શ્રીનહાઉસ કોલ્ડ સ્ટોરેજમાં વીજદર સહાય શાકભાજીનાં બિયારણ મધમાખી ઉછેર પક્ષી કે કરા સામે સંરક્ષણ નેટ વગેરે જેવી યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતો આગામી પાંચમી મે સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે આરતી ભદ્દ ઔષધ નિયમન કેન્દ્રની સઘન કામગીરી રાજ્ય સરકાર દ્વારા દૂધમાં થતી ભેળસેળ અટકાવવા આરોગ્ય વિભાગ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સધન કામગીરી હાથ ધરાઇ છે જેમાં દૂધના નમૂના લેવાથી લઇને દરોડા પાડવા વિશેષ તપાસ કરવી જેવા કડક પગલાં લેવામાં આવ્યા છે

જે તમામ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં દૂધમાં ભેળસેળ અંગેની તપાસ દરમિયાન કોઇપણ જગ્યાએથી યુરીયા ડીટર્જન્ટ કોસ્ટીક સોડા શેમ્પુ જેવા વાંધાજનક રસાયજ્ઞો મળી આવ્યા નથી

આરતી ભદ્દ ભુજ વિશાળ રેલી દરગાહો ધર્મસ્થાનોમાં તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપી કચ્છની કોમી એકતાને તોડવાનો પ્રથાસ કરનાર અસામાજિક તત્વોને તાત્કાલિક શોધી ધરપકડ કરી કડક નશ્યત પહોંચાડવા માંગણી કલેકટરને આવેદનપત્ર પાઠવી નાપાક અટકચાળાઓ પ્રત્યે આક્રોશ દર્શાવાયો વિશાળ રેલી કલેકટર કચેરી સમીપે પહોંચી હતી ત્યાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો જો કે તાલીમી આઈએએસ નીતિન સાંગવાને કલેકટર કચેરીની નજીક ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવીને મુસ્લિમ મોવડીઓ પાસેથી આવેદનપત્ર સ્વિકાર્યું હતું વિશાળ રેલી ભીડ વિસ્તારથી નીકળી અને ચાર કિલોમીટરના માર્ગ પર ફરીને કલેકટર કયેરીએ પર્હોંચી પરંતુ એ દરમ્યાન એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો ન માત્ર મુસ્લિમ પણ સર્વ સમાજમાં આદરપાત્ર લેખાતા મુફતી એ કચ્છ સૈથદ હાજી અહેમદશા બાવા બુખારીએ રેલી અને રજૂઆત શાંતિપૂર્વક કરવા કરેલી જાહેર અપીલને સમસ્ત સમાજે માન આપ્યું હતું અને સમગ્ર વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્વક પૂર્ણ થતાં વહીવટીતંત્ર અને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો એટલું જ નહીં આ મહારેલીમાં દર્શાવાયેલા સંથમ અને શાંતિના વલણની ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર ગુજરાતે નોંધ લીધી હતી

મહારેલીમાં કોઈ ભાંગફોડ કે અનિચ્છનીય બનાવો બનવા પામ્યા ન હતા

કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના નેજા હેઠળ દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ વિરુદ્વ રેલી થથા સુત્રોચાર અને ધરણાનો કાર્યક્રમ આપાયો હતો

ઉનાળામાં લીલા ઘાસયારની ખેંચને પહોંચી વળવા માટે કાંટા વગરના થોરનો ચારો બહેતર વિકલ્પ બની રહે તેમ છે કચ્છમાં જળવાયુ અને જમીન એમ બંને પ્રકારે કાંટા વગરના થોરનું ઉચ્ચ પ્રકારનું ઉત્પાદન સમભાવ હોવાથી લીલાચારની પોતાની જરૂરિયાત સંતોષવાની સાથે દેશ ભરમાં કાંટા વગરના થોરનું હબ બનવાની સંભાવના ધરાવતો હોવાનો મત જોર્ડનની સુકા વિસ્તારોમાં પાકના સંશોધન અંગેની વૈશ્વિક સંસ્થા ઈકાર્ડાના વૈજ્ઞાનિક ડોક્ટર સ્વાસમ હસને વ્યક્ત કર્યો